સરંક્ષણ મંત્રી નિર્મલા સીતારામન નોકાદળના ચીફ એડમિલર સુનીલ લાંબા હવાઈ દળના ચીફ એર માર્સલ બિરેન્દરસિંગ ઘનોઆ અને આર્મીના લેફટનન્ટ જનરલ દેવરાજ અંબુએ અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી

આ યુધ્ધના અંતે પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા અને નવો દેશ બાંગ્લદેશ બન્યો હતો વિજય દિવસની ઉજવણી માટે કોલકાતા ફોર્ટ વિલિયમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

ટ્વીટમાં મોદીએ જણાવ્યું કે જવાનોની દેશભક્તિ અને અપૂર્વ હિંમતે સાબિત કર્યું છે કે દેશ સુરક્ષિત છે તેમની સેવાઓ હંમેશા નાગરિકોને પ્રેરણા આપતી રહેશે

રાજ્ય સરકારે ખેડ્રતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડ્તો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે

ગુજરાત સરકારે અછતને પફોંચી વળવા વધારાના ખર્ચની જે દરખાસ્ત કેન્દ્ર સરકારમાં કરી છે તેને લીધે દિલ્ફીથી આવેલી ટીમ વરસાદ ખેતી નિષ્ફળપાક ઘાસ પાણીની જરૂરિયાત સંદર્ભે જાતમાફિતી મેળવી રહી છે કેન્દ્ર સરકારના પાણી પુરવઠાના સંયુક્ત સચિવ અમિતાભ ગૌતમની અધ્યક્ષતામાં આવેલી ટીમમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચકક્ષાએ ફરજ બજાવતા ત્રણ અધિકારીઓનો સમાવેશ થાય છે તેમણે અછતગ્રસ્ત વિસ્તારના ખેતરોની પણ રૂબરૂ મુલાકાત લીધી ફતી અને બપોર બાદ રાપર પાંજરાપોળની માફિતી લેવા પણ રૂબરૂ ગયા હતા

પાણી સમિતિની સંચાલન વ્યવસ્થાને તેમણે બિરદાવી ફતી કચ્છના પ્રવાસે આવેલા સચિવ પરમેશ્વરન ઐથરે મુલાકાત દરમ્યાન પાણી સમિતિના તમામ દસ્તાવેજો જોઇ જાણકારી મેળવી ફતી શિણાય પાણી સમિતિના વ્યવસ્થાપનને આધુનિક ગણાવી તેના સંચાલનમાં મફિલાઓ પણ સફભાગી છે તે બાબતને તેમણે બિરદાવી હતી

જનરલમાં સારવાર દરમ્યાન બે નવા એચવન એનવન પોઝિટિવના રિપોર્ટ આવ્યાનું જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો કુર્મીની થાદીમાં જણાવાયું છે